હજાર કરોડ રૂપિયા ફાળવશે પ્રધાનમંત્રી કહ્યું છે કે કેન્દ્ર સરકાર ભારતને વિશ્વમાં છે એટલે કે કૃત્રિમ બુધ્ધિમતાનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે અને આ હેતુથી પગલાં લેવાઈ રહ્યા છે

કરવાની માર્ગદર્શિકા જારી કરી છે

શૈક્ષણિક સામગ્રી મેળવી શકે તે અંગેની સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે ભારત સહિત કવાડ સંગઠનના ચાર દેશોના વિદેશમંત્રીઓની બેઠક આજે જાપાનના પાટનગર ટોકિયોમાં યોજાશે

આવા કરદાતાઓએ ત્રૈમાસિક રિટર્ન ભરવા પડશે

આ બેઠકનો હેતુ કૃત્રિમ બુધ્ધિમત્તા અંગે સધન વિચારણા થાય તેવો છે

તેમણે કહ્યું કે ભારતે ટેકનોલોજી આધારિત શિક્ષણ માટેની નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે

નવમી ઓક્ટોબર સુધી યોજાનારી આ પરિષદમાં વિશ્વભરમાં કૃત્રિમ બુધ્ધિમતા નીતિ અને નવીનતાના પ્રતિનિધિઓ નિષ્ણાંતો ભાગ લેશે

આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયે બહાર પાડેલી આ માર્ગદર્શિકા બે ભાગની છે પ્રથમ ભાગમાં માસ્ક પહેરવો સામાજિક અંતરની જાળવણી જેવા આરોગ્ય અને સલામતીના પાસાઓને આવરી લેવાયા છે જ્યારે બીજા ભાગમાં શૈક્ષણિક મુદ્દાઓનો સમાવેશ કરાયો છે આ માર્ગદર્શિકામાં માહિતી ટેકનોલોજીનો વર્ગમાં શિક્ષણ આપવા યોગ્ય ઉપયોગ થાય તે માટે શિક્ષકોના કૌશલ્ય વિકાસ ઉપર ભાર મૂકાયો છે વિદ્યાર્થીઓને અસરકારક રીતે શિક્ષણ આપવા આગામી વર્ષ માટે વૈકલ્પિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર બનાવવાની સૂચના અપાઈ છે આ માર્ગદર્શિકામાં ટેકનોલોજી આધારિત શિક્ષણ વર્કબુક તથા વર્કશીટ ઉપર ખાસ ભાર મૂકાયો છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે રાષ્ટ્ર સંઘના કો ઓર્ડિનેટરો એ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે સરકારે આ બનાવની ગંભીર નોંધ લીધી છે તથા તપાસ કામગીરી ચાલી રહી છે ભારત લોકશાહીને વરેલો દેશ છે અને વર્ષોથી પોતાના નાગરિકોને સમાનતાના ધોરણે ન્યાય અપાવવા માટે જાણીતો છે

કેન્દ્રિય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરયંદ ગેહલોતની વીડિયો માધ્યમથી ઉપસ્થિતિમાં આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાયા હતા

વિદેશમંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે આ બેઠકમાં કોવિડના કારણે ઊભા થયેલા પડકારો તથા આ પડકારોનો સાથે મળીને સામનો કરવા બાબતે ચર્ચા વિચારણા કરાશે આ બેઠકમાં મુક્ત અને સર્વસમાવેશક હિન્દ પ્રશાંત વિસ્તારના મહત્વ અંગે પણ ચર્ચા થશે વિદેશમંત્રી એસ જયશંકર ઉપરાંત અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીઓ ઓસ્ટ્રેલિયાના મારીસ પેન અને જાપાનના વિદેશમંત્રી તોશીમીત્સુ મોતેગી ભાગ લેશે

મુંબઈ મહાનગરપાલિકાએ કંગનાની ઓફિસનો કથિત ગેરકાયદેસર બાંધકામને તોડી પાડયું એ કાર્યવાહીને પડકારતી અરજી મુંબઈની વડી અદાલતમાં કરી છે અદાલતે બધા જ લગતા વળગતાઓએ લેખિતમાં રજૂઆતો સુપરત કર્યા બાદ કેસનો ચૂકાદો અનામત રાખ્યો છે